નાણામંત્રી નિર્મલા સીતારમણ આ અંદાજપત્ર રજુ કરશે ઉલ્લેખનીય છે કે નીર્મલા સીતારમણ આ અંદાજપત્ર ત્રીજી વખત રજુ કરશે સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ક્રષ્ણમુર્તિ સુબ્રમણ્થમે એક ખાનગી સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આગામી નાણાંકીય વર્ષ જાહેર સાહસોની ખાનગીકરણ માટે બહ્ અગત્યનું હશે તેમણે ઉમેર્યું હતું કે આજે રજુ થનારા અંદાજપત્રમાં લોકોની ખરીદશકિત અને માંગ વધારવાના ઉપાયો પર ખાસ ધ્યાન આપવાની શકયતા છે બીજી તરફ સામાન્ય નાગરિકો વેપારીઓ આવકવેરાના દર વધુ વ્યવહારૂ બનવાની આશા પણ રાખી રહ્યાં છે

આ માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો શાળાઓ બસ અને રેલ્વે સ્ટેશનો વગેરે અનેક સ્થળોએ પોલિયોની રસી આપવા બુથ ઉભા કરવામાં આવ્યા હતા

નેહલ ઠક્કર કોરોના રાજ્ય રાજ્યમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે

પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે રસી લીધા બાદ કહ્યું હતું કે કોરોના માટેની વેક્સિન સુરક્ષિત અને સલામત છે